લોકસભામાં સામાન્ય અંદાજપત્ર અંગે ગઇકાલે રાત સુધી ચર્ચા ચાલી હતી વિવિધ રાજકીય પક્ષોના સભ્યોએ આ ચર્ચામાં ભાગ લઇને બજેટ અંગે પોતાના વિયારો રજુ કર્યા હતા આજે બજેટ સત્રના પ્રથમ તબક્કાનો છેલ્લો દિવસ છે બજેટ સત્રનો બીજો તબક્કો આગામી બીજી માર્ચથી શરૂ થશે

ગઇકાલે રાજ્યસભામાં સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોતે જણાવ્યું કે કેન્દ્ર સરકાર આ કેસમાં જોડાયેલ પક્ષ નહોતી અને તેણે આ અંગે કોઇ જાહેરનામું બહાર પાડ્યું નથી તેમણે કહ્યું કે

મુખ્યમંત્રીએ રાજ્યમાં શાંતિની સ્થાપના કરવા સમાજના બધા જ વર્ગોનો સહકાર માંગ્યો છે તેમણે બોડોલેન્ડના એક બળાવાખોર જૂથે તાજેતરમાં શસ્ત્ર નીચે મુકીને આત્મસમર્પણ કર્યું તે બાબતની પ્રશંસા કરી હતી ગઇકાલે કોક્રાઝારમાં બોડોલેન્ડ દિવસની ઉજવણી કાર્યક્રમમાં શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે રાજ્યમાં સત્તાના સૂત્રો સંભાળતી વખતે તેમની સરકારે આસામને બળવાખોરોની સમસ્યાથી મુક્ત રાજ્ય બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો હતો

કેન્દ્રિય ગુહમંત્રાલય ગઇકાલે બહાર પાડેલા જાહેરનામામાં આ ત્રણેય આતંકવાદીઓ આંતરરાષ્ટ્રીય સરહદેથી દેશમાં પ્રવેશ્યા એ બનાવની સંપૂર્ણ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે

મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ ગઇકાલે મુંબઇમાં આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ કેસમાં પિડીતા અને પરિવારજનોને ઝડપથી ન્યાય અપાવવા આ કેસ ફાસ્ટ ટ્રેક અદાલતમાં ચલાવાશે

ભારતીય સેનાના આધુનિકીકરણના ભાગરૂપે મળનારી આ શસ્ત્ર પ્રણાલી હવાઇ હમલાનો અસરકારક સામનો કરવા સક્ષમ છે અમેરીકાની સંરક્ષણ સલામતી સહકાર સંસ્થાએ જણાવ્યું છે કે ટ્રમ્પ વહિવટીતંત્રે આ પ્રણાલી ભારતને આપવાના અમેરીકાના દ્રઢ નિર્ધારની જાણ અમેરીકન કોંગ્રેસને કરી છે

ગઇકાલે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું કે ગરમીના કારણે આ પ્રકારના વાયરસનો નાશ થતો હોય છે શ્રી ટ્રમ્પે વાયરસના પ્રસારને રોકવામાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગ અને વહિવટીતંત્ર દ્વારા કરાયેલા પ્રયાસોને બિરદાવ્યા હતા

ઉલ્લેખનીય છે કે સિરીયાની વાયવ્ય દિશાએ આવેલ એકમાત્ર ઇડલીબ પ્રાંતમાં જ બળવાખોરોનો કબજો છે તુર્કીના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે તેમના દળો ઉપર થનાર હ્મલાનો વળતો જવાબ આપવાની કામગીરી યાલુ રહેશે તુર્કી અને સિરીયાના દળો વચ્ચેના સંઘર્ષના કારણે બંને દેશો વચ્ચેના તથા તુર્કી અને રશિયા વચ્ચેના સંબંધો તણાવ ઊભો થયો છે

જાણીતા યુનાની વિદ્વાન અને સમાજ સુધારક હકીમ અજમલખાનની જયંતિની પ્રતિવર્ષ વિશ્વ યુનાની દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે યુનાની ચિકિત્સા પદ્ધતિ તથા આરોગ્ય સંભાળ અંગે લોકજાગૃતિ કેળવવા વિશ્વ યુનાની દિવસની ઉજવણી કરવામાં આવે છે યુનાની દિવસની ઉજવણી નિમિત્તે આયુષ મંત્રાલયના ઉપક્રમે આજે દિલ્હીમાં યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે